લશ્કરી વડા જનરલ બિપિન રાવતે જણાવ્યું છે કે બાલાકોટ ત્રાસવાદી છાવણીઓ ફરી સક્રિય બની છે અને લશ્કર કોઇપણ ફમલાનો વળતો જવાબ આપશે જમ્મુ કાશ્મીર પોલીસ ગયા વર્ષે કિશ્તવાડ ફમલાના આરોપી ત્રણ ત્રાસવાદીઓની ધરપકડ કરી છે

આ ઉપરાંત ન્યૂચોર્કમાં થોજાયેલી આરોગ્યલક્ષી તથા ત્રાસવાદી પ્રતિભાવ અંગેની બેઠકમાં પણ તેઓ હાજર રહેશે પ્રધાનમંત્રી નાઇજીરીયાના રાષ્ટ્રપતિ મહંમદ ઇસોકુ કતારના આમીર શેખ તમીમ હમાદ ઇટાલીના પ્રધાનમંત્રી ગુસેફ કોન્ટે નામીબીયાના રાષ્ટ્રપતિ હેજ ગેજપોલ અને માલ્દીવ્સના રાષ્ટ્રપતિ ઇબ્રાફીમ સોલીફ સાથે બેઠક યોજશે

શ્રી મોદી રાષ્ટ્રસંઘ મુખ્યમથક અને ગાંધી શાંતિ ઉદ્યાન ખાતે ગાંધી સૌર ઉર્જા પાર્કનું ઉદઘાટન કરવાના છે અમેરિકાની એક અઠવાડિયાની થાત્રાના બીજા ચરણમાં શ્રી મોદી ન્યૂચોર્ક પહોંચ્યા છે પ્રધાનમંત્રી રાષ્ટ્રસંઘ સામાન્ય સભાને શુક્રવારે સંબોધશે તતા અન્ય દ્વીપક્ષી અને બફસ્તરીય બેઠકોમાં ભાગ લેશે

અને આશા છે કે બે કે ત્રણ વર્ષમાં ભારત નિકાસ કરી શકશે

નવી દિલ્હીમાં એમએસએમઇમાં ઉર્જા ક્ષમતા અંગેના રાષ્ટ્રીય સંમેલનને સંબોધતાં તેમણે કહ્યું કે સરકાર પરિવહન ખર્ચા ઘટાડવાની અગ્રતા આપે છે

તેમણે કહ્વું કે આ માટે જનમાર્ગો વિકસાવવામાં આવી રહ્યા છે તથા બળતણ તરીકે પ્રવાહી કુદરતી વાયુ મિથેનોલ સૌરઉર્જા સીએનજી કે વીજળીનો ઉપયોગ કરવા વિયારણા કરી રહી છે આ પ્રસંગે ઉર્જામંત્રી આર

તેને મંત્રીમંડળની મંજૂરી મળતાં લાગુ કરાશે તેમાં સીધી લાભાર્થીના બેંક ખાતામાં સબસીડી આપવા અને વીજ કંપની પસંદ કરવાની જાગવાઇ છે

તેઓ આજે મુંબઇમાં પત્રકાર પરિષદને સંબોધન કરી રહ્યા હતા શ્રી ફડણવીસે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા આર્થિક સુધારાની પ્રશંસા કરતાં જણાવ્યું કે આ ઉપાયોથી વિવિધ સ્તરે મહારાષ્ટ્રને પણ લાભ થશે

ચેન્નાઇમાં યુવાને નેતૃત્વ તાલીમ શરૂ કરતા કાર્યક્રમ દરમિથાન પત્રકારો સાથેની વાતયીતમાં તેમણે કહ્યું કે ભારતીય હવાઇદળે બાલાકોટમાં તેઓને ફરીથી સક્રિય બન્યાં છે આ ફમલા ફરી કરાશે તેવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે પુનરાવર્તન નહીં પરંતુ એથી વધુ શા માટે નહીં દુશ્મનોને વિયારવા દો કે આપણે શું કરીશું શ વિરામનો ભંગ કરીને ત્રાસવાદીઓને ધુસાડવા પ્રયત્ન કરી રહ્યા છે

જનરલ રાવતે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદીઓની સંદેશાવ્યવસ્થા ખોરવાઇ છે વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારત અને ચીન વચ્ચે તનાવ છે પરંતુ તે તંગદિલી ઉભી નહીં કરે

ન્યાથમૂર્તિ એમ

આ અરજીમાં આ ધારાસભ્યોએ પેટાયૂંટણી લડવા માટે વયગાળાની રાહતની માંગણી કરી છે ગેરલાયક ઠેરવેલા આ ધારાસભ્યો તરફથી વરિષ્ઠ વકિલ મુકુલ રોહતગીએ પીઠને કહ્યું કે ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના તત્કાલિન વિધાનસભા અધ્યક્ષ કે

રમેશકુમારના હુકમ મુજબ આ લોકો આ વિધાનસભાના બાકી રહેલા સમયગાળા માટે ચૂંટણી લડી શકે નહિં

જમ્મુમાં પત્રકાર સાથેની વાતયીતમાં આઇજીપી મુકેશસિંહે જણાવ્યું કે મુખ્ય ષડચંત્રકાર નિસાર અહેમદ શેખ અને તેના સાગરિતો નિશાદ અહેમદ અને આમીદ હુસેનની પણ ધરપકડ કરી છે તેઓ ગયા વર્ષે નવેમ્બરમાં અને આ વર્ષે સપ્ટેમ્બરમાં થયેલા હ્મલાઓના કેસમાં સંડોવાયેલા છે અન્ય એક ત્રાસવાદીને પકડવાના પ્રથત્ન યાલુ છે

તપાસ દરમિથાન ઘરમાં છુપાવવાની જગ્યા બનાવી હતી

ત્યાંથી પિસ્તોલ રાઇફલ અને દારૂગોળો મળી આવ્યો છે

ત્રાસવાદીઓએ ગથા નવેંબરમાં ભાજપ નેતા અનિલ પરિહાર અને તેના ભાઇ અજિત પરિહારની હત્યા કરી હતી

સંરક્ષણ પ્રવકતાએ અમારા જમ્મુના સંવાદદાતાને જણાવ્યં કે બિલાવર નજીક દેવલ ગામે પાડેલા દરોડાઓ દરમ્યાન આ જથ્થો ઝડપાયો હતો લાપતા આરોપી ખલીલ અહેમદના ઘરમાંથી બે કોથળા ભરીને દારૂગોળો મબ્યો હતો

દસ જણાને દિબ્રુગઢની મેડીકલ કોલેજ હોસ્પીટલમાં દાખલ કરાયા છે આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે દુઃખની લાગણી દર્શાવી છે